તેમણે કહ્યું કે નાગરિકોના આરોગ્ય તથા સમૃઘ્ઘિ સામે આજે પડકાર ઊભા થયા છે એવી જ રીતે નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વૈશ્વિક વ્યવસ્થા ઉપર પણ ઘણા દબાણો ઊભા થયા છે આ પાર્શ્વભૂમિકામાં ભારત યુરોપિયન સંઘની સહજ ભાગીદારી આર્થિક પુનર્રચનામાં મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે આ હેતુથી ચોક્કસ સમયગાળામાં અમલમાં મૂકી શકાય તેવી કાર્યયોજના ઘડવા ઉપર પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ બેઠકના લીધે ભારત યુરોપિયન સંઘ વચ્ચેના સંબંધો વધુ ગતિશીલ બનશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે અન્ય સ્થળેથી આવેલા કુશળ કર્મચારીઓ અને કામદારો સ્થાનિક અર્થતંત્રમાં પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે

કૌશલ્ય વિકાસ મંત્રાલયે વિશ્વભરમાં સર્જાયેલી તકોનું મેપિંગ શરૂ કર્યું છે જેથી દેશના યુવાનોને અન્ય દેશોની જરૂરિયાતો વિશે સયોટ માહિતી મળી શકશે તાજેતરમાં શરૂ કરાયેલા પોર્ટલનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે તેનાથી નોકરીદાતાઓને કુશળ કર્મચારીઓનો સંપર્ક કરવામાં મદદ મળશે તેમણે કહ્યું કે પાંચ વર્ષ પહેલાં શરૂ કરાચેલ સ્કીલ ઇન્ડિયા મિશનના પગલે વિશાળ માળખું ઊભું થયું છે અને સ્થાનિક તથા વૈશ્વિક સ્તરે રોજગારની તકોમાં વધારો થયો છે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આ જથી બે દિવસ માટે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના વિસ્તારોની મુલાકાત લેશે તેમની સાથે લશ્કરી વડા પણ હાજર રહેશે આ મુલાકાત દરમિયાન તેઓ પૂર્વી લદ્દાખની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે સાયબર ગુના નોંધવા માટે શરૂ કરેલા ખાસ પોર્ટલ ઉપર મહિલાઓ અને બાળકો સામેના સાયબર ગુનાઓ નોંધવાની પણ જોગવાઈ છે

રમતગમત તથા યુવા બાબતોને લગતા મુદ્દાઓ બાબતે સર્વગ્રાહી અને સંયુક્ત કાર્યયોજના ઘડવા માટે યોજાયેલી બે દિવસીય વીડિયો કોન્ફરન્સિંગબેઠકમાં તેમણે આ મુજબ અનુરોધ કર્યો હતો

શ્રી રીજીજૂએ જણાવ્યું હતું કે યુવા બાબતોના મંત્રાલયે એક કરોડથી વધુ સ્વયંસેવકો તૈયાર કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે તેમણે કહ્યું કે કોવિડના સમયગાળામાં રોગપ્રતિકારક શક્તિ અગત્ય ધરાવે છે ત્યારે બધા જ રાજ્યોએ ઓનલાઇન માધ્યમથી ફીટ ઇન્ડિયાની પ્રવૃત્તિઓ યાલુ રાખવી જોઈએ

આમ છતાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યોએ આ નિર્ણય સ્વતંત્રરીતે લેવાનો રહેશે

સત્તાવાર યાદી મુજબ ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં તીડના કારણે પાકને નોંધપાત્ર નુકસાન થયાના અહેવાલ નથી

કેન્દ્રિય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરને પાઠવેલા પત્રમાં શ્રી ઠાકરએએ સૂચિત કામગીરી વખતે પર્વતોમાં ટનેલ બનાવવા વિસ્ફોટકોનો થનારો ઉપયોગ મોટા મશીનોનો અવાજ વગેરેના લીધે વાઘ સંરક્ષણ કામગીરી ઉપર અવળી અસર થવાની સંભાવના છે

રાજ્યમાં છેલ્લા ત્રણ સપ્તાહ દરમિયાન થયેલા અનેક કિસ્સાઓમાં ભયજનક વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે આજથી તમામ સરકારી કચેરીઓ અને જાહેર નિગમો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે ખાનગી અને વ્યાપારી સંસ્થાઓ પણ બંધ રહેશે

બરતરફ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ અને અન્ય ધારાસભ્યોને શુક્રવાર સુધીમાં નોટિસનો જવાબ આપવા જણાવ્યું છે મુખ્ય દંડક મહેશ જોશી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પક્ષે મંગળવારે નોટિસ ફટકારી હતી

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનના વિદ્યાર્થીઓ હવે જર્મનીમાં વર્ક પરમિટ માટે સરળતાથી અરજી કરી શકશે

જર્મનીએ વિદેશી શિક્ષણ માટેની એક સેન્ટ્રલ ઑફિસ ખોલી છે જે જર્મનીમાં વિદેશી લાયકાતના મૂલ્યાંકન માટે એકમાત્ર સત્તા તરીકે કાર્ય કરે છે